પછી ભલે તે ટીકીટ ઇન્ટરનેટ દ્વારા લીધી હોય અથવા રેલવે કાઉન્ટરથી લીધી હોય

રેલવે મંત્રાલય દ્વારા પ્રવાસીઓના હિતમાં કરેલા ફેરફારથી હવે આ સુવિધા તેમને મળશે કે તેઓ નિયમ મુજબ બાળકનું અડધું ભાડું આપીને વગર સીટ બર્થનો વિકલ્પ પસંદ કરીને બુકિંગ કરાવી શકે છે

ગાંધીનગર ખાતે રાજ્યની ટેક્સટાઇલ પોલીસી સંદર્ભે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારનાં વરિષ્ઠ સચિવો અને ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે બેઠક યોજી તેમના સૂચનો મેળવ્યા હતા શ્રી રૂપાજીએ જજ્જાવ્યું હતું કે ગુજરાત કાપડ ક્ષેત્રનું હબ બને તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતનું કાપડ સેક્ટર અશ્રેસર રહે તેવી રાજ્ય સરકારની નેમ છે નવી જાહેર થનારી કાપડ નીતિમાં આ સમગ્ર વિષયોને આવરી લેવા તેમણે અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા

મંદિર મુખ્યમંત્રીશ્રી રુપાણીએ જજ્ઞાવ્યું છે કે પ્રસિદ્ધ સ્વામિનારાયજ્ઞ તીર્થ વડતાલ ધામને પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવેશ કરાશે

મુખ્યમંત્રી વિજય રુપાશ્ચીએ ગઇકાલે જાહેરાત કરતા જણાવ્યું છે કે અંબાજી ડાકોર સોમનાથ દ્વારકા પાલિતાજ્ઞાની જેમ હવે વડતાલનો પજ્ઞ પવિત્ર યાત્રાધામ બોર્ડ અતંર્ગત વિકાસ થશે

હાલમાં જીલ્લામાં અછત અમલી બની ગઈ છે પરંતુ અન્ય જિલ્લાઓમાં પહેલી ડિસેમ્બરથી અછતને લગતી કામગીરી શરુ કરવામાં આવશે આવતા મહીનાના સંભવત પ્રથમ પખવાડીયામાં કેન્દ્રની એક ટીમ અછતગ્રસ્ત વિસ્તારનો સર્વે કરવા આવી રહી હોવાનું સત્તાવાર સુત્રોની માહિતી છે હાલની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી વિશેષ રાહત પેકેજની માંગણી કરવામાં આવી છે કેન્દ્રીય ટીમ ગાંધીનગર ખાતે પણ રાજ્ય સરકાર સાથે બેઠક યોજીને અહેવાલ કેન્દ્ર સરકારને આપશે આ અહેવાલના આધારે કેન્દ્ર સરકાર અછતગ્રસ્ત જિલ્લાઓને ખાસ પેકેજ ફાળવવાની પ્રક્રિયા આગળ વધારશે

આ વિસ્તાર પૈકી ગુજરાત હરિયાણા કર્નાટક તમિલનાડુ ઓરિસ્સા અને રાજસ્થાન ખાતે છે

આ દ્વારા નોંધપાત્ર પ્રમાણમાં રોજગારી ઉભી થશે આરતી ભદ્દ હ્વા માન સમગ્ર જીલ્લામાં પશ્ચિમ વિક્ષોભની અસર હેઠળ પવનની દિશામાં આવેલ બદલાવના કારણે ગુલાબી ઠંડી અનુભવી રહી છે

અને ઠંડીનો પારો હજુ થોડો વધુ નીયો જઈ શકે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે

જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઘટવા સાથે પવનની ઝડપ વધેલી જોવા મળી હતી